આ બન્ને વટફકમથી કૃષિ ઉત્પાદન અને નિયંત્રણ વગર વેપાર અને ખેડૂતોને તેમની પૂસંદગીના ખરીદનારાઓ સાથે જોડાવાનો અધિકાર પ્રાપ્ત થશે કૃષિમૂંત્રી નરેન્દ્રસિંહ તોમરે તમામ મંત્રીઓને પત્ર લખીને આ બન્ને વટફકમની માફિતી આપી અને અમલેમાં મૂકવા માટે આગ્રફ કર્યો છે કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક લુધારવા એને કૃષિલક્ષી બજારને અસરકારક બનાવવાના ઉદ્દેશ માટે વ્યાપક ઉપાયે કેરી રેફી છે

રાજ્યના લાખો યુવાનો વિદ્યાર્થીઓબાળકો અને વાલીઓ માટે આ મફત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે

તેવી જ રીતે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા આવકના પ્રમાણપત્રોની મુદ્દત પણ એક વર્ષ માટે વધારવાનો નિર્ણય કર્યો છે

આ મુદ્દત વધારા માટે કોઈપણ સરકારી કચેરીએ જવાનું નથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના દાખલા આજીવન માન્ય હોય છે

ગઈકાલે જિલ્લામથક ભુજેસ્થિત સીમા સુરક્ષા દળના પાંચ જવાનોનો કોરોના હોવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

આ નિમિત્તે રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ

કોશિયાએ જણાવ્યું હતું કે આજે જ્યારે વિશ્વ આખામાં કોરોના સામે લડતાં લડતાં જનજીવન પુનઃધબકતું થયું છે ત્યારે એવા સમયે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક પોષણયુક્ત છે કે નફીં સ્વચ્છ છે કે નફીં બેક્ટેરિયાવાઈરસ કે બીજા જંતુઓથી મુક્ત છે કે નફી વગેરે જાણવું અને જોવું ખૂબ જ જરૂરી છે રાજ્યના નાગરીકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રફે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માફિતી અનુસારબીએસએફના સર્થ ઓપરેશન દરમિયાન આ પેકેટ મળી આવ્યાં ફતાં